શ્રી પ્રસાદે કહ્યું કે કેન્દ્ર સરકારે સામાજિક ન્યાય ક્ષેત્રે કેટલાંક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે મ્રસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા કેન્દ્ર સરકારે ત્રિપલ તલાક નાબુદ કરવા માટેનો કાયદો બનાવ્યો છે જેને વિશ્વભરમાંથી આવકાર મળ્યો છે આર્થિક મંદી અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારતના અર્થતંત્રનો પાયો મજબુત છે અને વિકાસદરમાં થયેલા ઘટાડાના આંકડા માત્ર એક ત્રિમાસિકના છે તેમણે કહ્યું કે ફુગાવો અને રાજકોષીય ખાધ નિયંત્રણમાં છે

તેના ભાગરૂપે રેલ્વે સ્ટેશનમાં પ્લાસ્ટિકની બોટલોને નાબુદ કરવા ક્રશર મશિન ગાંધીધામ રેલ્વે સ્ટેશનમાં લગાડવામાં આવ્યું છે તાજેતરમાં અમદાવાદ બાદ ગાંધીધામ રેલ્વે સ્ટેશન ખાતે ગઈકાલે જ આ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે પ્રશાસન દ્વારા અનેક મહત્વના પગલા લેવાયા છે મશીનમાં પ્લાસ્ટિકની બોટલ નાખ્યા બાદ તેમાં રિસાઈકલ થઈ શકે તેવું તત્વ એકત્ર થઈ જશે તેમજ રિસાઈકલ લાયક પ્લાસ્ટિકને એજન્સી દ્વારા જ મશીનમાંથી લઈ જવામાં આવશે તેમ જાણવા મળેલ છે નેહલ ઠક્કર કામધેનુ આયોગ ગૌપાલનને વેગ મળે તે હેતુથી ગાયના દુધ અને ગૌમુત્ર સહિતના વ્યવસાયોમાં યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રીય કામધેનુ આયોગે યોજના તૈયાર કરી છે

આયોગના અધ્યક્ષ વલ્લભ કથીરીયાએ જણાવ્યું કે ગાયનું દુધ ઘી ગૌમુત્ર જેવી પેદાશ સાથે છાણ જેવી પેટા પેદાશોનું વેચાણ કરી કમાણી થાય તે માટે યુવા વર્ગને પ્રોત્સાહીત કરાશે આ ક્ષેત્રે સંશોધન પ્રોજેકટ સ્થાપવા સુવિધા અપાશે ગૌશાળા ચલાવવા તેયાર હોય તેવો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન થશે નેહલ ઠક્કર નર્મદા નહેર બેઠક કચ્છના સૌથી મોટા રુદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરવા માટેના કામનો ધમધમાટ શરૂ થયો છે દુધઈથી આવતી પેટા કેનાલના કામનું સંપાદન કાર્ય આગળ વધારવા માટે ખેડૂતોએ સંમતિ આપતા ભુજના ધારાસભ્ય ડોકટર નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં પ્રગટ પાણી ખાતે બેઠક યોજાઈ હતી જેમાં પાઈપલાઈનથી જળાશયને ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ધારાસભ્ય નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે સરકારે અગાઉ જ કચ્છના તમામ જળાશયોમાં નર્મદાના નીર ભરવા નિર્ણય લીધો છે જોકે તાજેતરમાં જ અછતનું સમાપન કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂદ્રમાતા ડેમ અને હમીરસર તળાવને નર્મદાના નીરથી ભરવાની સૂચના આપી હતી જેને પગલે નર્મદા નહેર પાણી પુરવઠા અને કેનાલ હેઠળના ગામોના આગેવાનોની ધ્રંગ ખાતે પ્રગટ પાણી મધ્યે બેઠક યોજાઈ હતી

જનરલ હોસ્પિટલ ભુજ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લખપતના છેવાડાના ગામ લખપતના ગુરુદ્વારા ખાતે ખાસ યોજાયેલા મેગા કેમ્પમાં જી

આ કેમ્પમાં આયોજિત કાર્યક્રમમાં બાળરોગ સ્ત્રીરોગ અને વાયરલના વધુ કેસ જોવા મળતા સીવીલ સર્જન ડો કશ્યપ બૂચે સાવચેતી અને સારવાર અંગે માર્ગદર્શન આપતા કહ્યું કે લખપત તાલુકામાં નબળી રોગપ્રતિકારક શક્તિ અંગે ઋતુગતસ્થિતિને કારણે રોગચાળો વધુ જોવા મળ્યો છે નેહલ ઠક્કર મીની તરણેતર મેળો મીની તરણેતર સમા કચ્છમાં મોટા યક્ષનો ચાર દિવસીય લોકમેળાને રવિવારે સવારે સહકાર રમત ગમત રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલ સાંસદ વિનોદભાઈ ચાવડા રાજકીય અને સામાજીક આગેવાનો દ્વારા ખુલ્લો મુકાશે

મનોરંજન માટે વિવિધ રાઈડસો જેમાં ચગડોળ મોતના કુવા ડ્રેગન ફેન જાદ્વગર તેમજ અનેક આઈટમો જોવા મળશે આ મેળામાં પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે નેહલ ઠક્કર જિલ્લા પંચાયત બેઠક જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ જિલ્લા પંચાયત હસ્તકના તમામ વિભાગોના અધિકારીઓની સાથે આજે એક સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી